પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ઉર્જા સંરક્ષણ એ ભારતની પ્રાથમિકતા છે અને ઉર્જાક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે ઇન્ડીયા એનર્જી ફોરમનું કર્યું ઉદઘાટન દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રાજ્યમાં આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓના પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે આજથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ સામાજીક અંતર સહિતની સાવચેતીઓ ધ્યાનમાં રાખવામાં આવી

આ કાર્યક્રમનું આયોજન નિતિ આયોગ તથા પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રાલયે કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડીયા એનર્જી ફોરમનું ઉદઘાટન કર્યું હતું

ઉર્જા બચત એ સરકારની પ્રાથમિકતા છે ઉર્જાક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે ભારત દેશ વિશ્વમાં ત્રીજા સૌથી મોટા ઉર્જા વપરાશકાર તરીકે ઉભરી આવ્યો છે શ્રી મોદીએ કહ્યું કે એક નાના કાર્બન પદચિહ્નની સાથે અમારો ઉર્જા ક્ષેત્ર વિકાસ કેન્ત્રિજત ઉદ્યોગોની અનુકુળ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત હશે તેમણે કહ્યું આના કારણે ભારત ઉર્જાની અક્ષય સ્રોનીતને આગળ વધારવામાં સૌથી સક્રિય દેશોમાં એક છે તેમણે કહ્યું કે ભારતની ઉર્જા યોજનાઓનો લક્ય્મ ટકાઉ લક્યોશ્ માટે અમારી વૈશ્વિક પ્રતિબધ્ધતાઓનો સંપૂર્ણ રીતે પાલન કરતા ઉર્જા ન્યાય સુનિશ્ચિત કરવાનો છે કૌશિકભાઇ પટેલ રાજ્યના મહેસૂલ વિભાગે ડીજીટલ ગુજરાતના નિર્માણક્ષેત્રે વધુ એક કદમ ભરી સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનાલાઇન કરવામાં આવી છે રાજ્યના મહેસૂલમંત્રી શ્રી કૌશિક ભાઇ પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું છે કે મહેસૂલ વિભાગ રાજયના ખેડૂતો ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય નાગરિકોની રોજબરોજની મહેસૂલી કામગીરીઓને લક્ષમાં રાખીને ટેકનોલોજીના માધ્યમથી સરળીકરણ અને પારદર્શિતા લાવવામાં હંમેશા અગ્રેસર રહ્યો છે

આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ રેલીઓ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન મતદાન માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે આજે ડાંગ અને કપરાડામાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની જાહેરસભાઓ યોજાઇ હતી સભામાં શ્રી રૂપાણીએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યાજનાઓની માહિતી આપી હતી ડાંગની દિકરી સરિતા ગાયકવાડની સિધ્ધિ બિરદાવી હતી સભા દરમિયાન સામાજીક અંતર અને તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા તે બદલ મુખ્યમંત્રીશ્રીને ડાંગીજનોને અભિનંદન પાઠવ્યા હતા

પાટીલની ઉપસ્થિતિમાં લીંબડી ખાતે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઇ મેર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે આજે લીંબડી અને મોરબી વિધાનસભા ક્ષેત્રનો યૂંટણી પ્રવાસ યોજી વિવિધ શ્રેણીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેમને યૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતુ આજે ગઢડા વિધાનસભા બેઠકના ઢસા જંકશનથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું જેમાં યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા

આ વર્ષે બજારમાં પણ મગફળીના ભાવ સારા મળી રહ્યાં છે

રાજકોટ જીલ્લાના તમામ કેન્દ્રો ઉપર તલાટી કમ મંત્રી ગ્રેડર સહિત કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે

મગફળીની ખરીદ વેચાણ પ્રક્રિયામાં ગેરવહીવટ ન થાય તે માટે વિડિયો રેકોડીંગ પણ કરવામાં આવી રહ્યું છે

અમરેલી જીલ્લામાં લાઠી બગસરા બાબરા ધારી સાવરકુંડલા ખાંભા રાજુલા અમરેલી અને ટીંબી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે

બાઇટ ફરેશ ટાંક અમરેલી અરવલ્લી જીલ્લામાં મોડાસા માર્કેટયાર્ડમાંથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઇ છે

મહિસાગર જીલ્લામાં પણ આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ છે

જીલ્લાના ખાનપુરના દેગમડા ખાતે મગફળીના પાકની ખરીદી શરૂ થઇ છે

રવિવારે માલદિવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું સી પ્લેન ગોવાથી કેવડિયા થઇ અમદાવાદ આજે બપોરે ત્રણ વાગ્યે આવી પહોંચ્યું હતું અહીં આવ્યા બાદ સી પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી

જૂનાગઢમાં રોપ વે અને હવે સી પ્લેનના ઉદઘાટન બાદ રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ લાભ મળશે ગુજરાતમાં વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓ આવી પર્હોચશે જેનાથી રોજગારીમાં પણ વધારો થશે સી પ્લેનને અમદાવાદના રિવરફન્ટ ઉપર લેન્ડ થતાં લોકો સી પ્લેનનો નજારો જોવા માટે ધાબા ઉપર અને બાલ્કનીમાંથી જોવા મળ્યા હતા